વેંકૈયા નાયડના અધ્યક્ષપદે એસસીઓની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે

શીખ ધર્મગુરૂ ગુરૂનાનક જયંતિની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા સાથે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી રહી છે

ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ જીનોવા બાયોફાર્મા બાયોલોજીકલ ઈ અને ડૉક્ટર રેડ્રીની ત્રણ ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે અગાઉ ગયા શનિવારે પ્રધાનમંત્રીએ પુણેની સિરમ સંસ્થા અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદની ભારત બાયોટેક એકમની મુલાકાત લઈને ત્રણેય એકમોમાં કોવિડની રસીના નિર્માણ અને વિકાસની પ્રક્રિયાની માહિતી મેળવી હતી મોદી વારાણસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાત લેશે અને પ્રયાગરાજથી વારાણસી સુધીના માર્ગને પહોળો બનાવીને છ માર્ગિય કરાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ કરશે તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ તથા સારનાથની મુલાકાત લેશે અને વિશ્વપ્રસિધ્ધ દેવદિવાળીની ઉજવણીમાં ભાગ લેશે કોરોના રોગયાળો ફેલાયો ત્યારથી લગભગ નવ મહિના પછી પ્રધાનમંત્રી કાશીની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી વારાણસીના રાજઘાટ ખાતે દીપ પ્રગટાવી આ કાર્યક્રમનો આરંભ કરાવશે

વેંકૈયા નાયડુના અધ્યક્ષપદે શાંઘાઈ સહકાર સંસ્થા એસસીઓની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે વિદેશ મંત્રાલયના યાદીમાં જણાવ્યું મુજબ ભારતના અધ્યક્ષ પદે એસસીઓની બેઠક પ્રથમવાર યોજાઈ રહી છે

એસસીઓ સંગઠનનાના સભ્ય દેશોના પ્રધાનમંત્રીઓના અધ્યક્ષપદે દર વર્ષે યોજાતી બેઠકમાં વેપાર અને આર્થિક મુદ્દાઓ કેન્દ્રમાં રહેતા હોય છે વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે શાંતિ સલામતી અને વેપાર ક્ષેત્રે સહકાર વધારવા ભારત એસસીઓને મહત્વનું સંગઠન ઘણે છે એસસીઓની બેઠક અગાઉ સંગઠનના મહામંત્રી વ્લાદીમીર નોરોવે આકાશવાણી સાથેની વાતચીતમાં સંગઠનની બેઠક પાસેથી રખાતી અપેક્ષાઓ અને સંગઠન સામેના પડકારોની ચર્ચા કરી હતી

પહેલો ફ્લાય ઓવર સિંધુભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાય ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે

ગુરૂનાનક પર્વ શીખ ધર્મગુરૂ ગુરૂનાનક જયંતિની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા સાથે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી રહી છે

આ ઉપરાંત સમગ્ર દેશમાં શીખ ભાઈ બહેનો ધાર્મિક આસ્થા સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક જ્યંતિ નિમિત્તે બધા જ નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે ગુરૂનાનક દેવના જીવન અને વિચારો સમગ્ર માનવસુમુદાય માટે પ્રેરણાદાયક છે આ વિચારો એકતા સુમેળભર્યું જીવન ભાતૃભાવ તથા સેવાનો સંદેશ આપે છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે સત્ય કરૃણા અને સેવાભાવના સાથે આદર્શ જીવન જીવી ગયેલા ગુરૂ નાનકજીએ ભારતના સંતો સમાજસુધારકીમાં આગવું સ્થાન મેળવ્યું છે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

વધુ સમાચાર

રાજસ્થાન માં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે

કિરણ મહેશ્વરી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન ભાજપના ધારાસભ્ય કિરણ મહેશ્વરીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રાજસ્થાન સરકારમાં સાંસદ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કિરણ મહેશ્વરીએ રાજ્યની પ્રગતિની દિશા માં અને ગરીબોને તેમજ પછાત વર્ગ ના લોકોના સશક્તિકરણ માટે અનેક પ્રયત્નો કર્યા

શ્રી બાઇડન ભૂતપૂર્વ રાષ્ર્ પ્રમુખ બરાક ઓબામા વહિવટી તંત્રમાં વિદેશ વિભાગના પ્રવક્તા જેન પાસ્કીની વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે જો બાઇડનની પ્રેસ ટીમનું નેતૃત્વ કેટ બેડિંગફીલ્ડ કરશે સુશ્રી બેડિંગફીલ્ડ વ્હાઈટ હાઉસમાં કોમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે રાજસ્થાન પીયુષ ગોયલ રેલવે મંત્રી પિયુષ ગોયલે બાંદીક્રઇ દિગવાડા રેલવે વિદ્યુતીકરણ કરાયેલા રેલવે માર્ગનું ગઈકાલે પ્રથમ દ્રેનને લીલી ઝંડી દર્શાવી આ માર્ગનું ઉદઘાટન કર્યું છે દિગવાડા સ્ટેશન ખાતે યોજાયેલા ઉદઘાટન કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે રેવાડીથી અજમેર સુધીના રેલ માર્ગનું વિદ્યુતીકરણનું કામ પુરુ થતાં ટુંક સમયમાં દિલ્ફીથી અજમેર સુધીની ઈલેક્ટ્રીક ટ્રેન શરૂ કરાશે આ માર્ગ ઉપર ડિઝલ એન્જીનવાળી ટ્રેન બંધ થતાં પ્રદૂષણમાં ઘટાડી થશે તેમજ બહારથી ડિઝલની આયાત ઘટતાં વિદેશી હૃંડિયામણની બચત થશે શ્રી ગોયલે કેન્દ્ર સરકાર ખેડૂતોની પ્રગતિ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવીને કહ્યું કે ખેડૂતોને કૃષિ ઉપજોની હેરફેરમાં થતી મુશ્કેલી દૂર કરવા રેલવે દ્વારા કિશાન રેલ યલાવવામાં આવી રહી છે